પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે

આ ત્રણ દિવસીય પરિષદમાં ભાગરૂપે યોજાયેલી મંત્રણાઓમાં સંરક્ષણમંત્રી રાજનાથસિંહ મિલિટરી કમાન્ડર્સની સાથે સંરક્ષણ મંત્રાલયના ટોચના અધિકારીઓની ટીમે ભાગ લીધો હતો

તેમ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ જણાવ્યુ છે

ડુંગરાળ આદિવાસી વિસ્તારમાં નલ સે જલ નેટવર્ક ઉભું કરવા લિફ્ટ ઈરીગેશન કરવાની યોજના કાર્યરત છે

મુખ્યમંત્રીએ રાજ્યપાલશ્રીનું અભિભાષણ વિકાસની નવી દિશા ખોલનારું છે તેમ જણાવ્યું હતું અને આ સત્ર દરમિયાન મહત્વપૂર્ણ વિષયો પર ફળદ્રુપ ચર્ચા કરવા માટે તમામ ધારાસભ્યોનો આભાર માન્યો હતો તેમણે કહ્યું હતું કે સંસદીય પ્રણાલિમાં વિપક્ષના સભ્યો દ્વારા થતી ચર્ચાઓનું પણ અત્યંત મહત્વ રહ્યું છે ગૃહને સંબોધન કરતાં શ્રી રૂપાણીએ કહ્યું હતું કે તેમની સરકાર સબકા સાથ સબકા વિકાસ આ મંત્ર પર કામ કરે છે અને લોકોએ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની યુંટણીમાં મોટો જનાદેશ આપીને ભારતીય જનતા પાર્ટી પર ફરી વિશ્વાસ મૂક્યો છે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ઉદ્યોગ કૃષિ સેવા અને માળખાગત સુવિધા આ ચાર ક્ષેત્રો ઉપર વિકાસની મજબૂત ઇમારત ચણી શકાતી હોય છે જે અર્થતંત્રના આધાર પર યાલતી હોય છે જેના થકી જ વિકાસ થાય છે આ તકે મુખ્યમંત્રીએ વિકાસ માટે તેમની સરકાર દ્વારા લેવાયેલા વિવિધ વિકાસલક્ષી કામો અંગે ગૃહને માહિતગાર કર્યા હતા રી સર્વે નિતિન પટેલ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે જમીન રી સર્વેમાં થયેલી ટેકનીકલ ભૂલોના કિસ્સામાં સંતોષકારક ઉકેલ ન આવે ત્યાં સુધી કામગીરીનું આખરીકરણ કરાશે નહીં જમીન માપણીમાં થયેલી ભૂલો અંગે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં શ્રી પટેલે જણાવ્યું કે જમીન માપણી રી સર્વેની કામગીરીમાં ખેડૂતોને સહેજ પણ અન્યાય ન થાય તેનું અમે પુરતુ ધ્યાન રાખવામા આવી રહ્યું છે મહેસાણા જિલ્લામાં જમીન માપણીમાં ભુલો અંગે ગૃહમાં પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુતર આપતા મહેસૂલ મંત્રી કૌશિકપટેલે ઉમેર્યુ કે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં રી સર્વેની કામગીરી પૂર્ણ થવાના આરે છે

વિશ્વ મહિલા દિન વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે મહાત્મા મંદિર ખાતે આઠમી માર્ચના રોજ મહિલા સ્વાવલંબન યોજના અને વ્હાલી દિકરી યોજનાના લાભાર્થીઓને ચેક વિતરણ કરાશે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 આ અંગે માહિતી આપતા મહિલા અને બાળ વિકાસ વિભાગના કમિશનર શ્રીમતિ મનિષા ચંદ્રાએ જણાવ્યું હતું કે આ પ્રસંગે વ્હાલી દીકરી યોજના માટે એલ

કરાશે અને આ યોજના અંતર્ગત એલ

આ ઉપરાંત રાજ્યવ્યાપી ડી

પોર્ટલના માધ્યમથી આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને માનદ વેતનના યુકવણાનો પણ પ્રારંભ કરાશે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 મહિલા દિવસ સ્પેશ્યલ સામાન્ય જિંદગી જીવતી પરંતુ અસામાન્ય કામ કરતી મહિલાઓ વિશે આકાશવાણી અમદાવાદ દ્વારા રોજ ચલાવવામાં આવી રહેલી વિશેષ શ્રેણીમાં આજે આપણે વાત કરીશું હંસાબેન ગઢીયાની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

રાજ્યપાલ શ્રી આયાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સવારે સાડા દસ વાગે આ ફેસ્ટિવલનું ઉદ્વાટન કરશે

અમદાવાદ સોલા સિવિલ ખાતે આજે મહેસુલ મંત્રી કૌશિક પટેલે તેમના ધર્મપત્ની સાથે કોરોના રસીનો પહેલો ડોઝ લીધો હતો રસીકરણ બાદ શ્રી પટેલે જણાવ્યું હતું કે સમગ્ર દેશને કોરોનામુક્ત બનાવવા કોરોના રસીથી સુરક્ષિત થવું બહું જ જરૂરી છે તેમણે કોઇ પણ ભય વગર રસી લેવા બધાને અપીલ કરી હતી

ત્રણેય વ્યક્તિઓના સેમ્પલ ફેબ્રુઆરી માસમાં પુણે મોકલાવમાં આવ્યા હતા જેમાં આ ત્રણેય વ્યક્તિ પોઝીટીવ હોવાની જણાઇ હતી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

આ સ્પર્ધામાં ભારતનો મુકાબલો ન્યૂઝીલેન્ડ સામે થશે

ખેડૂત આઇ પોર્ટલ રાજ્યના કૃષિ અને સહકાર વિભાગ દ્વારા ખેડુતોને ખેતીવાડીને લગતી માહિતી સરળતાથી મળી રહે તે માટે પોર્ટલ તૈયાર કરવામાં આવ્યુ છે

જેમાં પરંપરાગત લોકનૃત્યો તથા ભવ્ય લોકડાયરાની રજૂઆત કરવામાં આવી હતી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને વેસ્ટ ઝોન કલ્યર સેન્ટર ઉદયપુરના સહયોગથી જિલ્લા વહિવટી તંત્ર પાટણ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા